પ્રોજેક્ટ ખુલ્લો મૂકાયો

એશિયા કપ ક્રિકેટ ટ્રર્નામેન્ટ આવતા વર્ષે જૂન સુધી મુલતવી રાખવામાં આવી

કાનપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક દિનેશે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે વિકાસને ઉજ્જૈન લઈ જતા પોલીસ વાહન પલટી ખાઈ ગયું હતું દરમ્યાન વિકાસે પોલીસકર્મીની પાસેથી હથિથારો છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે એન્કાઉન્ટરમાં ઘાયલ થયો હતો તેને તાત્કાલિક કાનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોકટરો દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો ગઈકાલે મધ્યપ્રદેશ પોલીસે તેની ઉજ્જૈન ખાતેથી ધરપકડ કરી હતી

એમ

આ પ્રકારનું વિસ્તાર આધારિત સર્વેક્ષણ આ પહેલા થઈ ચૂક્યું છે ગઇકાલે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતયીતમાં આરોગ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે સીરો સર્વેક્ષણના અંતિમ પરિણામો પર હાલ કામ યાલી રહ્યું છે

તેમણે કહ્યું કે રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર દ્વારા દિલ્લીમાં હાથ ધરાયેલા એક અભ્યાસના પરિણામ ટૂંક સમયમાં જાહેર કરાશે

આ પરિણામ કાઉન્સિલ ફોર ઈન્ડીયન સ્ક્રલ સર્ટિફિકેટ એક્ઝામિનેશનની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ થશે

પરીક્ષાના પરિણામ ડભડના માધ્યમથી પણ મેળવી શકાશે તે માટે વેબસાઈટ ઉપર વિગત ભરવાની રહેશે સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ શાળાઓ આચાર્યોના લોગ ઈન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી કરિયર્સ પોર્ટલ દ્વારા પરિણામ મેળવી શકશે

આ આદેશ બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્વદેશ પાછા આવવાની સંભાવના છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે ભારતે અમેરિકા સમક્ષ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે વિદેશ કાર્યાલય સ્તરના વિચાર વિમર્શ દરમ્યાન વિદેશ સચિવે આ મુદ્દો ઉઠાવ્યો હતો શ્રી શ્રીવાસ્તવે જણાવ્યું કે ભારતે અમેરિકાને શૈક્ષણિક કાર્યના આદાનપ્રદાનના મહત્વને ધ્યાનમાં રાખવા કહ્યું હતું

આ ટૂર્નામેન્ટ અગાઉ આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાવાની હતી એશિયન ક્રિકેટ કાઉન્સિલે એક ટ્વિટમાં જણાવ્યું છે કે કોવિડ રોગયાળાની અસરના વિસ્તૃત ચર્ચાઓ કર્યા બાદ કાઉન્સિલની કારોબારીએ દ્રર્નામેન્ટ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે આ વખતે એશિયા કપ ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાનમાં થવાનું હતું પરંતુ સુરક્ષા કારણોસર શ્રીલંકામાં તેનું આયોજન કરવાનું નક્કી કરાયું હતું અમરનાથ યાત્રા જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર જી

મુર્મુએ અમરનાથ યાત્રાના સુવ્યવસ્થિત સંચાલન માટે તમામ એજન્સીઓ વચ્ચે વધુ સારા સંકલન પર ભાર મૂક્યો છે અમરનાથ યાત્રા આ મહિનાના અંત સુધીમાં શરૂ થવાની સંભાવના છે ગઈકાલે કુલગામ જિલ્લામાં ઉપરાજ્યપાલે સંયુક્ત સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી બેઠકમાં સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી બેઠકમાં પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંઘ કાશ્મીરના વિભાગીય કમિશનર પાંડરંગ કે પોલા અને પોલીસ અને સુરક્ષા દળોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

તેઓએ કેન્દ્રશાસિત પ્રદેશોમાં શાંતિ અને સ્થિરતા જાળવવા અને ચેપના ફેલાવાને રોકવા સુરક્ષા દળોના પ્રયત્નોને બિરદાવ્યા હતા પાકિસ્તાન સૈન્ય પાકિસ્તાન સૈન્ય દ્વારા આજે ફરીવાર યુદ્ધવિરામનો ભંગ કરતા રાજૌરી જિલ્લાના નૌશારા વિસ્તારની નિયંત્રણ રેખા પર ભારે ગોળીબાર કરાયો હતો આ ગોળીબારમાં ભારતીય સૈન્યના એક જવાન ઘાયલ થયા હતા જેઓ સારવાર દરમ્યાન શહીદ થયા હતા સંરક્ષણ વિભાગના પ્રવક્તા જણાવ્યા અનુસાર પાક સૈન્ય દ્વારા આજે વહેલી સવારે યાર વાગ્યે ગોળીબાર શરૂ કરાયો હતો ભારતીય દળો દ્વારા વળતો જવાબ અપાયો હતો આ ગોળીબારમાં એક જવાન શહિદ થયા છે વધુ વિગતોની રાહ્ જોવાઈ રહી છે

પત્રકારો સાથે વાત કરતાં શ્રી વિજય કુમારે કહ્યું કે ભાજપ નેતાની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કમી નહોતી પરંતુ સુરક્ષામાં તહેનાત પોલીસ અધિકારીઓ થી યૂક થઈ હતી તેમણે જણાવ્યું હતું કે આ અધિકારીઓ ને બરતરફ કરવામાં આવી રહ્યા છે પોલીસ મહાનિરીક્ષકે જણાવ્યું હતું કે સીસીટીવી કેમેરા ફ્ટેજની તપાસ બતાવે છે કે હૂમલો પૂર્વ બનાવટી કાવતરા હેઠળ કરવામાં આવ્યો હતો તેમણે કહ્યું કે પોલીસે હત્યા માટે જવાબદાર આતંકવાદીઓની ઓળખ કરી છે શ્રી વિજય કુમારે કહ્યું કે આ હુમલામાં પાકિસ્તાની આતંકવાદીઓ અને તેમના સ્થાનિક સહાયકો શામેલ હતા અને સુરક્ષા દળો તેમની શોધ કરી રહ્યા છે તેમણે કહ્યું કે પોલીસ સીઆરપીએફ અને આર્મીના જવાન જલ્દીથી ગુનેગારોને પકડી પાડશે